આજે પ્રથ્વી દિવસ નિમિત્તે ધરતી માતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે તેઓ ધરતી માતાને વંદન કરે છે તેઓએ વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા માટે પૃથ્વીપરનું વાતાવરણ સાતત્યપૂર્ણ રાખવા માટે અપીલ કરી હતી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

ઉપરાંત તમામ બુથ ઉપર પીવાનું પાણી તથા પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઇ છે

નેહ્લ ઠક્કર મતદાન માટં ગુજરાતમ ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન માટે ગૃજરાત આવી રહ્યા છે તો ભાજપ પ્રમુખ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ તથા ભાજપ અગ્રણી અરૂણ જેટલી પણ મતદાન માટે અમદાવાદ પહોંચશે તેમ એક યાદીમાં જણાવાયું છે

શિયાળબેટ તથા જાફરાબાદના સાત હજારથી વ્ધુ ખારવા દરિયાની ખેપ પડતી મુકી લોકસભા ચૂંટણીના મતદાન માટે કાંઠે આવી જવાના છે જેની પ્રેરણા તેમને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવી છે રાજુલા ખાતે આવેલા માછીમાર સંઘ દ્વારા પણ મતદાન માટે પાછી આવતી બોટનું સંકલન થઇ રહ્યું છે નેહ્લ ઠક્કર આવતીકાલે લોકસભા ચુંટણી માટે મતદાન યોજાશે તે સમયે અવિલોપ્ય શાહી થી ડાબા હાથની આંગળી પર નિશાન કરવાનું રહેશે જીલ્લા ચુંટણી શ્વત્વિકારીઓક યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ભુજ નગરપાલિકા નાં છઠા વોર્ડની પેટાચુંટણી યોજાઈ હતી તે વખતે મતદાન કરનાર નાં ડાબા હાથની પ્રથમ આંગળીએ શાફીનું નિશાન કરવામાં આવ્યું ફતું જે ફજુ સુધી ફયાત ફોવાથી સત્તભાવનાને અનુલક્ષી આવા મતદારોના ડાબા હાથની વચ્ચેનીઆંગળી પર નિશાન કરવાનું રહેશે નેહ્લ ઠક્કર સખી બૂથ બાઈટ આવતીકાલે યોજાનારી લોકસભા ચુંટણીમાં ભુજમાં મહિલાઓ સંચાલિત પ સખી બૂથ ઉભા કરાયા છે આ બુથના મતદાન અધિકારી કસ્તુરબેન પટેલે તે વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે